પ્રાદેશિક સમાચાર નિકીતા શાહ વાંચે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી રાજ્યમાં ખેતી પ્રવાસન અને આરોગ્ય ક્ષેત્રની ત્રણ યોજનાઓનો આજે શુભારંભ કરાવ્યો મુખ્યમંત્રી વિજયરૂપાણીએ જણાવ્યું કે ગિરનાર ખાતે રોપ વે સેવાનો પ્રારંભ થતાં યાત્રાળુઓની સુવિધા સાથે સ્થાનિક રોજગારીમાં વધારો થશે નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે જણાવ્યું કે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે બાળકો માટેની હ્રદયરોગ સારવાર હોસ્પિટલમાં દર્દીઓને ઓછા ખર્ચે આધુનિક સારવારનો લાભ મળશે રાજ્યભરમાં ભક્તો દ્વારા આજે ભક્તિભાવ પૂર્વક આઠમ નોમના પૂજા અર્ચન

પ્રધાનમંત્રીએ ગુજરાતના ખેડુતોને સિંચાઇ માટે દિવસ દરમિયાન વિજ પુરવઠો આપતી કિસાન સૂર્યોદય યોજનાનો શુભારંભ કરાવ્યો એવી જ રીતે તેમણે અમદાવાદમાં સીવીલ હોસ્પિટલ ખાતે બાળકો માટેની હૃદયરોગ સારવાર હોસ્પિટલ અને ગીરનાર પર્વત ખાતે રો પવે યોજનાનો શુભારંભ કરાવ્યો આ પ્રસંગે બોલતાં પ્રધાનમંત્રી શ્રી મોદીએ જણાવ્યું હતું કે કિસાન સુર્યોદય યોજનાથી જુનાગઢ ગીર સોમનાથ અને તબકકાવાર અન્ય જીલ્લાઓમાં ખેડુતોના જીવનમાં વિકાસની નવી ક્ષિતિજો ખુલશે

પ્રધાનમંત્રીએ કહ્યું કે સૌર ઉર્જા યોજના લાગુ કરવામાં ગુજરાત અર્ગગણ્ય રાજ્ય છે છેલ્લા બે દશકમાં ગુજરાતે વિજળી ક્ષેત્રે કરેલા ક્રાંતિકારી કાર્યથી આ યોજનાની મજબૂત આધારશીલા તૈયાર થઇ છે પ્રધાનમંત્રીએ વધુમાં કહ્યું કે આપણે પ્રતિબુંદ અધિક ફસલના મંત્રને અપનાવવો પડશે

દરેક ગામમાં શ્રેષ્ઠ આરોગ્ય સુવિધા આપવાની કામગીરી ચાલી રહી છે ગીરનાર ખાતે રો પવેનો શુભારંભ કરાવતાં શ્રી મોદીએ કહયું કે આ સુવિધાના લીધે અંબાજી મંદીર સુધી સાત થી આઠ મીનીટમાં પહોંચી શકાશે અને આ યોજના ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને નવું બળ પુરું પાડશે

ગિરનારખાતે રોપ વે સેવાનો પ્રારંભ થતા યાત્રાળુઓ ઓછા સમયમાં ગિરનારની ટ્રંક પર પહોંચી દર્શનનો લાભ લઇ શકશે

રાજ્ય સરકારની આરોગ્યલક્ષી યોજનાઓના લાભ દર્દીઓને સરળતાથી ઉપલબ્ધ બનશે

આ ઉપરાંત આકાશવાણી દૂરદર્શન સમાચાર પ્રધાનમંત્રી કાર્યાલય અને સૂચના તથા પ્રસારણ મંત્રાલયની યુ ટ્યૂબ ચેનલો પરથી પણ તેનું સીધુ પ્રસારણ કરાશે મન કી બાત કાર્યક્રમનો પ્રાદેશિક ભાષાઓમાં અનુવાદ કાર્યક્રમ બાદ તુરંત પ્રસારિત કરાશે તેનું પુનઃ પ્રસારણ રાત્રે આઠ વાગે સાંભળી શકાશે

કોરોનાના કારણે ભક્તો દ્વારા આ વખતે મોટેભાગે ઘરમાં જ માતાજીના પૂજન અર્ચન પાઠ કરાઇ રહ્યા છે મંદિરોમાં કોરોનાની માર્ગ દર્શિકાને અનુસરી દર્શન આરતી નૈવૈધના આયોજનો કરાયા છે શક્તિપીઠ અંબાજીને આજે ત્રિરંગા રંગોની રોશનીથી શણગારાયું છે આઠમ નિમિત્તે દર વર્ષે રૂપાલ ગામે વરદાયીની માતાની પલ્લીનું આયોજન કરવામાં આવે છે પણ આ વર્ષે કોરોનાના કારણે તે મોફૂફ રાખવામાં આવી છે રૂપાલ ગામે શનિ રવિ અને સોમવારે રૂપાલ ગ્રામ પંચાયત દ્વારા ગામના બજારો બંધ રાખવા નોટીસ આપી છે માત્ર મેડીકલ શાકભાજી ઘંટી તથા દૂધની દુકાનો જ ખૂલ્લી રહેશે અમલ નહીં કરનારા સામે કાયદેસરના પગલા લેવાની માહિતી રૂપાલ ગ્રામ પંચાયતના સરપંચે આપી છે

માં દૂર્ગાનું આઠમું રૂપ એવા મહાગૌરીના પૂજનથી સુખ સમૃઘ્ઘિ અને આરોગ્યમાં વધારો થાય છે